વાવાઝોડાંને લીધે સૈન્યની ત્રણેય પાંખ કોસ્ટગાર્ડ તથા એન ડી આર એફ

મી દૂર હવાના ઉંડા દબાણનો પટ્ટો રચાયો છે જે વાવાઝોડામાં બદલાઇને સૌરાષ્ટ્રના કાંઠે બારમી અને તેરમી જુનના રોજ ભારે વરસાદ સાથે ત્રાટકી શકે છે હવામાન ખાતાના નિયામક જયંત સરકારના જણાવ્યા પ્રમાણે બારમી તારીખે સાંજથી વાવાઝોડાની અસર વર્તાવી શરૂ થશે અને તેરમી તારીખે ભારે ગતિએ પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે વાવાઝોડા સામે જ્યાં સતર્ક રહેવાની ચેતવણી અપાઇ છે તેવા જિલ્લાઓમાં અમરેલી ભાવનગર ગીરસોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર કચ્છ રાજકોટ ઉપરાંત દિવનો સમાવેશ થાય છે ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી ધરાવતા વિસ્તારમાં સુરત વલસાડ નવસારી દમણ તથા દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પજ્ઞ વરસાદ થવાની આગાહી છે સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે તો મધદરિયે ગયેલા માછીમારોને કિનારે પાછા ફરવાની ચેતવણી પહોંચાડતા સંદેશા વહેતા મુકવામાં આવ્યા છે દરિયો ગાંડોતૂર બને તેવા સંજોગ ઉભા થઇ રહ્યા હોવાથી કાંઠાથી દૂર રહેવા સૌને ચેતવણી અપાઇ છે

મંદિર પરિસરમાં શ્રી રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે ત્યારે રાહત બચાવનો ચૂસ્ત બંદોબસ્ત કરાશે અને જાનમાલની ખુવારી શક્ય તેટલી ઓછી થાય તેવી કોશિશ તંત્ર દ્વારા થશે ડાંગ પ્રિમોન્સ્ન પ્લાન ડાંગ જિલ્લામાં ચોમાસા દરમ્યાન સર્જાતી આફત સામે આગોતરી તૈયારી કરવાનું કામ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર એન

ડામોરે આવશ્યક સેવાઓ કોઇ પણ સંજોગોમાં બંધ થાય નહિં અને દવાખાનાઓમાં દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોય તે જોવા તાકીદ કરી છે પર્વતાળ ભૂગોળ ધરાવતા ડાંગમાં ભારે વરસાદને પગલે અનેક ગામ સંપર્કવિહોણા થઇ જતા હોય છે અગાઉના અનુભવને કામે લગાડી આવા ગામ માટે આગોતરી વ્યવસ્થા ગોઠવવાની તજવીજ શરૂ થઇ ગઇ છે વરસાદ માણવાં આવતા સહેલાણીઓ ક્યાંય ફસાય તો શું કરવું તેની વ્યુહરચના પણ આપત્તિ વ્યવસ્થાપન પ્લાનમાં જોડવામાં આવી છે

ફાર્મા પ્રદર્શન મુખ્યમંત્રી વિજય રૂપાલીએ દવા ઉત્પાદકોને આવનારા બે દાયકાને ધ્યાને રાખી લોકોને વાજબી ભાવે દવા અને આરોગ્ય રક્ષા પ્રદાન કરવા જણાવ્યું છે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ એન્ડ હેલ્થકેર એકઝીબિશનનો પ્રારંભ કરાવ્યો હતો

શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જનઔષધિ યોજનામાં ગરીબ માનવીને પણ સસ્તી અને શ્રેષ્ઠ દવા મળે તેવી નેમ રાખી છે તેમાં દવા ઊઘોગકારો નિષ્ઠાથી સહભાગી બને તેવી અપેક્ષા છે

તેમણે ગુજરાતમાં કેન્દ્ર સરકારના સહયોગથી મેડીકલ ડીવાઇસીસ પાર્ક શરૂ કરવાની દિશામાં પણ સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યું હતું

આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પી

પરમારે જણાવ્યું કે બે દશકાથી દેશમાં થતી દવાઓના કુલ ઉત્પાદનનું ત્રીજા ભાગથી વધુનું ઉત્પાદન ગુજરાત કરે છે

શાળા શરૂ થવાના થોડા દિવસ અગાઉથી પાઠચપુસ્તક નોટબુક ગણવેશ તથા દફતર થેલાની ખરીદી માટે બજારમાં સર્વત્ર ભીડ જોવાઇ હતી

શૈક્ષણિક કીટ ઓમ તન્મય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનીષકુમાર વૈદ્યના જણાવ્યા મુજબ દર વર્ષે સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે

જવાહર ચાવડાને દેવભૂમિ દ્વારકા સાથે પોરબંદર જિલ્લો સોંપાયો છે તો ધર્મેન્દ્રસિંહ જાડેજાને અમરેલી તથા યોગેશ પટેલને ફાળે તાપી જિલ્લો આવ્યો છે કેટલાક મંત્રીઓના પ્રભારમાં થોડી ફેરબદલ પણ કરાઇ છે બોટાદ અને પોરબંદર જિલ્લાનો હવાલો અગાઉ સંભાળતા ઇશ્વરસિંહ પટેલને સાબરકાંઠા જિલ્લો સોંપાયો છે જ્યારે વિભાવરીબેન દવેને મહેસાણાની સાથે વધુ એક જિલ્લો બોટાદ સોંપાયો છે કૌશિકભાઇ પટેલ હસ્તકના તાપી અને સુરત પૈકી તાપી જિલ્લો બદલી કાઢી તેમને ગાંધીનગર સોંપાયું છે જ્યારે અમદાવાદ અને અમરેલીનો હવાલો સંભાળતા આર સી

ઉંઝા ઉઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં સત્તાધારી વિકાસ પેનલનો પરાજય થયો છે અને વિકાસ પેનલ વિજેતા બની છે અને પ્રતિષ્ઠાભરી ઉંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગઇકાલે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે ઉંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા બે જૂથ આમને સામને હતા

તેમાંથી વિકાસ પેનલનો વિજય થયો છે

આમ સત્તાધારી વિશ્વાસ પેનલનો પરાજય થયો છે અને વિકાસ પેનલ વિજેતા બની છે

આજથી જ તમામ પેટાચૂંટણી વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે

મહિલા ક્રિકેટ સૌરાષ્ટ્રમાં જામનગર ખાતે યોજાયેલ નવાનગર વિમેન્સ ક્રિકેટ કપ ટ્ર્નામેનટમાં યજમાન શહેર જામનગરની મહિલા ટીમ વિજેતા બનતા અભિનંદન માટે ભીડ મેદાન ઉપર જામી હતી

મહિલા ક્રિકેટરોની આ ્ટ્રનામેન્ટમાં સૌરાષ્ટ્રમાંથી નવ ટીમ ભાગ લેવા જામનગર આવી હતી

અકસ્માત રાજપીપળા આશાપુરા મંદિર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને બે વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે રાજપીપળા આશાપુરા મંદિર પાસે રહેતા પાર્થકુમાર વસાવા પોતાની બાઇક પર પૂરઝડપે જઇ રહ્યા હતા ત્યારે રોડ સાઇડ ઉપર ઉભી રહેલી બાઇક સાથે ટકરાતા બાઇકની પાછળ બેઠેલા વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વ્ધુ તપાસ હાથ ધરી છે